આજની બેઠકનો પ્રારંભ રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રતના સંબોધન અને તેના આભાર પ્રસ્તાવ થી થવાનો હતો જે મુજબ રાજ્યપાલશ્રી દેવવ્રત દ્વારા તેમના સંબોધનનો પ્રારંભ કરાતા જ વિપક્ષ કોંગ્રેસ ના સભ્યોએ પોતાનાસ્થાને થી ઉભા થઈને સૂત્રો યાર અને વિરોધ શરૂ કર્યો હતો કોન્ગ્રેસ નાધારાસભ્યો સરકારી હોસ્પિટલોમાં નવજાત બાળકોના મૃત્યુના કથિત બનાવોના પ્રશ્ને વિરોધદર્શાવતા વિધાનસભા ગૃહ્ની વેલમાં ધસી આવ્યા હતા

આ પહેલા આજે સવારેમીડિયા સાથે વાતચીત કરતા મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કેવિધાન સભાના આજના સત્રમાં સી એ એ

ગૃહ મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારની બે દિવસની મુલાકાતે આજે સાંજે અમદાવાદ પહોચે ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટી પડશે

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં માઇ ભકતો માના દર્શન કરવા અંબાના દરબારમાં પહોંચ્યા હતા

આજે પોષી પૂનમ હોવાથી દ્વારકા ડાકોર અને શામળાજી સહિતના ક્રષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હોવાના સમાચાર છે

ઉત્તરાયણએ આનંદ અને ઉત્સાહનો પર્વ છે ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ધાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી રહે તેવા આશયથી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાનનો આરંભ કરવામાં આવે છે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં આવી કોઇ ધટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી રહે તેવા ઉમદા આશયથી સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે